શરૂઆતમાં સાદગીનું પ્રતિક એવી ખાદી હવે પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન તરીકે જાણીતી બની રહી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાદીની લોકપ્રિયતાની સાથે સાથે વિશ્વના ઘણા સ્થળોએ તેનું ઉત્પાદન પણ વધી રહ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાદીની જેમ જ ભારતની સ્થાનીક રમતો અને દેશનું આધ્યાત્મ યોગ અને આયુર્વેદે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે

શ્રી મોદીએ કહ્યું કે પ્રાચીન ભારતની આવી રમતો વ્યક્તિના માનસિક અને શારિરીક ક્ષમતાને નવી દિશા આપીને આંતરીક વિકાસમાં મદદરૂપ થાય છે

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભાવનગરની વિકાસ વર્તુળ ટ્રસ્ટ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે એવી જ રીતે પુસ્તક પરબ નામની બીજી સંસ્થા વાંયકોને વિનામુલ્યે સાહિત્યિક પુસ્તકો આપે છે પ્રધાનમંત્રી આવી કામગીરી કરતા સંસ્થાઓની વિગતો સોશ્યિલ મિડીયા ઉપર રજૂ કરવા લોકોને અપીલ કરી હતી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈથા નાથડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને દશેરા પર્વની શુભેચ્છાઓ આપી છે રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે દશેરાનું પર્વ દેશની સાંસ્ક્રતિક એકતા મજબૂત બનાવે છે આ પર્વ આપણને દુર્ગુણોનો ત્યાગ કરીને સદગુણ સાથે બધાની સાથે સુમેળભર્યું જીવવાની પ્રેરણા આપે છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈથા નાયડુએ કોવિડના સંક્રમણને રોકવાના નિયમો સાથે દશેરાનું પર્વ ઉજવવાની અપીલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે અસત્ય પર સત્યની વિજયનો ઉત્સવ દરેકના જીવનમાં નવી પ્રેરણા લાવશે